પ્રધાનમંત્રી એ જણાવ્યું હતું કે ગત મફીને તેઓ ગાંધી બાપુને જયાંથી ચપટી મીઠું ઉઠાવ્યું ફતું તે દાંડી માં હતા

શ્રી મોદી એ કહ્યું કે ગાંધીજી એઘણી વખત કહ્યું હતું કે તેઓ અસમાનતા અને જાતિગત ભેદભાવ માં વિશ્વાસ કરતા નથી કોગ્રેશ સમાજ નું વિભાજન કરતા કયારેક ખચકાઈ નથી તેમણે આક્ષેપ કર્યો ફતો કે કોગ્રેશ નાં શાશન દરમિયાન જ જાતિગત રમખાણો અને દલિત વિરોધી રમખાણો થયા ફતા પ્રધાનમંત્રી એ કહ્યું કે પૂજય બાપુએ વંશ પરંપરા આધારિત રાજકારણ નો ફંમેશા વિરોધ કર્યો હતો પણ ફાલની કોગ્રેશ પરિવાર પફેલો એવું સૂત્ર જાણે અપનાવ્યું છે

કો ં ગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી પૂર્વ પ્રમુખ શ્રીમતી સોનિયા ગાંધી પક્ષ મહામંત્રી તથા પૂર્વ પ્રધાનમંત્રી ડૉ મનમોહનસિંહની ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યકારીણી બેઠકમાં મુખ્ય ફોકસ આગામી લોકસભા ચૂંટણીમાં પક્ષની વ્યૂહરચના તથા પક્ષસંગઠન અંગે ચર્ચા વિચારણા પર રહ્યું હતું આ અગાઉ વરિષ્ઠ નેતાઓ આજે સવારે અમદાવાદ આવી પહોં આ ત્યારે ફવાઈમથક ્ પરથી સાબરમતી આશ્રમ પહોં ચ્યા હતા અને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી પ્રાર્થનાસભામાં જોડાયા હતા બાદમાં તેઓએ શાહીબાગ ખાતે શહીદ સ્મારકની મુલાકાત લઇ શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પી સરદાર પટેલ મેમોરિયલ ખાતે રાષ્ટ્રીય કાર્યકારીજીમાં ભાગ લીધો હતો

રાજયમંત્રી વ્રાસણભાઈ આફિર સફીત અગ્રણી ઓએ ભાજપ ઉમેદવાર ને અભિનંદન આપ્યા છે